તેમણે કહ્યુ છે કે દિપાવલીના આ તહેવારમાં સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો એ આપણો સંકલ્પ સાથે ફરજ છે

મતગણતરી માટે ભારતના યૂં ટણી પંચની મત ગણતરી અંગેની સુ યનાઓ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરાઈ છે સચોટ નિરિક્ષણ અને મોનિટરિંગ માટે પ્રત્યેક ટેબલ ઉપર એક માઇક્રી ઓબ્ઝર્વર એક સુ પરવાઇઝર અને એક મદદનીશ કાર્ય કરશે મતગણતરી દરમિયાન સ્ટાફ માટે ફેસ શિલ્ડમાસ્ક સેનિટાઇઝેશન સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે

એન જી ફિલિંગ સ્ટેશન ખોલવા માટેના લેટર ઓફ ઈન્ટેન્ટની અર્પણ વિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફસ્તે વિક્યો લિન્ક વડે સંપન્ન થઈ છે આ પ્રસંગે શ્રી રૂપાણીએ કહ્યુ હતુ કે પંપ ઉપર ગેસ ભરાવવા માટે વાહનની લાઈન લાગે નહી તેટલી સંખ્યામાં વધુ સીએન

વધુ પંપ ખોલવા માટે જરૂરી માળખુ ઉભુ કરવા્મી તાકીદ તેમણે ગુજરાત ગેસ કંપની સાબરમતી ગેસ કંપનીને આ પ્રસંગે કરી હતી શીતલ વૈશ્નવ ભાજપ અધ્યક્ષ કેશુ ભાઈ પટેલ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષપદે કેશુભાઈ શિવદાસ પટેલની સતત બીજીવાર ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્રારા વરણી કરવામાં આવી છે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર

જી